રાજયનો મુખ્ય સમારોહ એકતા સ્મારક કેવડીયા ખાતે યોજાયો છે આ ઉપરાંત સરદાર પટેલ મેમોરીયલ શાહીબાગ અમદાવાદ અને સરદારશ્રીના વતન કરમસદ ખાતે પણ રાખવામાં આવ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ અને કાલે સવારે કેવડીયા પહોંચી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમાં સ્ટેય્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલી સાથે શ્રી મોદી ઉજવણીનો રાષ્ટ્રીય પ્રારંભ કરાવશે ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની આટલી અનોખી ઉજવણી તેમની વિરાટ પ્રતિમાં પાસે પહેલી વખત યોજાઈ રહી છે કેવડીયા નજીક પરેડ ગ્રાઉન્ડમાં કાલે સવારે એકતા પરેડ યોજાઈ છે જેમાં પ્રધાનમંત્રી મોદી સહિતના મહાનુ ભાવો હાજર રહેવાના છે દેશના વિવિધ રાજ્યોની પોલીસ ટુકડી આ એકતા પરેડમાં ભાગ લેવા કેવડીયા પહોંચી છે સેન્દ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સી આર પી એફ તથા એન એસ જી ની કમાન્ડો ટુકડી દ્રારા કૌશલ્ય પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો છે કેવડીયા ખાતે ફાલ ટેન્ટસીટીમાં નવા પસંદ થયેલા સનદી અધિકારીઓના તાલીમ કાર્યક્રમ યાલી રહ્યો છે જેના સમાપન કાર્ચક્રમમાં શ્રી મોદી હાજર રહેશે અને યુ વા અધિકારીઓનું માર્ગદર્શન કરશે અત્રે યોજાયેલા વિશેષ પ્રદર્શનની પણ તેઓ મુલાકાત લેવાના છે રાજ્યના બધા જિલ્લાઓમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી છે રાષ્ટ્રીય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુ સાર દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે આયોજિત રન ફોર યુનિટીના કાર્યક્રમમાં સ્વૈચ્છીક સંસ્થાઓ કલબો સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને અને મોટી સંખ્યામાં લોકો સરકારના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારજનો પણ ઉત્સાહભેર ભાગ લેશે આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાશે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવશે

તો ભાઈબીજના દિવસે જિલ્લા મથક ભુજમાં પવનની સાથે વરસાદ તુ ટી પડયો હતો શહેરના અનેક માર્ગો પર પાણી વહિ નીકળ્યા હતા ધરતી પુત્રોએ વિગતો આપતા જણાવ્યુ હતું કે હાલ ખેતરોમાં મગમઠતલીગોવારબાજરોકપાસ જુવાર સહિતના પાકોને વરસાદને લીધે મોટી નકશાની પહોંચી છે તો ક્યાંક એરંડાની સાથો સાથ શિયાળુ વાવણી કરાઈ હોઈ ઘઉ અને રાયડા જેવા પાકોને ફાયદો પણ પહોંચ્યો છે

ઇમરજન્સીની આ સારવાર સાથે ભાઈબીજના દિવસે ઓ પી ડી